દર વર્ષે પહેલી મે ના રોજ દરેક જિલ્લામાં લોક કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવે છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાને કારણે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશામાં કહ્યું છે કે બંને રાજ્યો ભવિષ્યમાં વધુ વિકસિત અને સમૃદ્ધ થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશામાં જણાવ્યું છે કે ગુજરાતના લોકોએ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન કર્યું છે અને તેઓ સાહસ વેપાર અને ઉદ્યોગ માટે ઓળખાય છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કાંતિકારીઓની અને સુધારકોની ભૂમિ છે જેમણે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે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

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમીત ચાવડાએ પજ્ઞ ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના અત્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં

ટી બસ ડેપોમાં આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના સ્થાપના દિવસ તેમજ મજૂર દિવસની પણ ઉજવણી કરવામાં આવી આજે એસ ટી ના બસ ડ્રાયવર તેમજ કંન્ડક્ટરને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી માટે શપથ લેવડાવ્યા હતા

ટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પણ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટે શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે લુણાવાડા એસ ટી ડેપોના મેનેજર એચ આર પટેલ લાયન્સ ક્લબના હોદ્દેદારો એસ ટી નિગમના કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતા

પશુઓ બિમાર પડે છે ત્યારે પશુપાલકોને વધુ ખર્ચ કરવો ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પશુ ડોક્ટર દ્વારા પશુઓની સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે સોમનાથ મંદિર અસહ્ય ગરમીને ધ્યાનમાં લઇને દર્શનાર્થીઓને તાપથી બચાવવા માટે સોમનાથ મંદિરના પટાંગણમાં ખાસ કેમિકલ લગાવવામાં આવ્યું છે જેથી યાત્રિકો ખુલ્લા પગે આરામથી પરિસરમાં પગપાળા ચાલીને દર્શન કરી શકે અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળા વેકેશનમાં પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા દૂરદૂરથી શ્રદ્વાળુઓ ઉમટી પડે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્વાળુઓ માટે વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે